મતદાન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે

આજના મતદાનમાં જેમનું રાજકીય ભવિષ્ય ઇ વી એમ માં સિલ થવાનું છે તેમાં કેન્દ્રિયમંત્રીઓ ગિરીરાજસિંહ એસ એસ આહલુવાલીયા બાબુલ સુપ્રિયો ગજેન્દ્રસિંઘ શેખાવત પીપી ચૌધરી સુભાષ ભામરે તથા સુદર્શન ભગતનો સમાવેશ થાય છે અન્ય પ્રતિષ્ઠિત ઉમેદવારોમાં સપા પ્રમૂખ અખિલેશની પત્ની ડિમ્પલ યાદવ ફિલ્મ અભિનેત્રી ઉર્મીલા માતોંડકરનો સમાવેશ થાય છે નર્મદા ડેમ મતદાન સરદાર સરોવર નર્મદા ડેમનો પાછળનો ભાગ મહારાષ્ટ્રની હદમાં આવતો હોવાથી જળાશય વચ્ચે આવેલા ગામોમાં આજે લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે જળાશય વચ્ચે આવેલા અનેક ગામડામાંથી હજુ વિસ્થાપન થયું નહિં હોવાથી ચૂંટણીતંત્ર દ્વારા મતદાન કર્મચારીઓને બોટ દ્વારા ત્યાં પહોંચાડવામાં આવે છે અને બુથ આસપાસની ટેકરીઓ ઉપરથી ઉતરીને મતદારો હોડી દ્વારા અહીં મતદાન માટે પહોંચે છે હવામાન રાજ્યના હવામાનમાં આજે પણ તાપમાનનો પારો યથાવત છે જો કે ગઇકાલ કરતાં આજે ગરમી થોડી ઓછી અનુભવાઇ રહી છે હવામાન વિભાગની આગાહી છે કે આવતીકાલથી તાપમાન વધુ નીચું રહેશે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હીટવેવ ચાલુ રહેશે તેવી આગાહી છે ખાસ કરીને રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરબનાસકાંઠા સાબરકાંઠા અને વડોદરામાં વધુ ગરમી પડશે હવામાન વિભાગે ગરમીમાં બહાર જવાનું ટાળવા સલાહ આપી છે ભૂજ અકસ્માત કચ્છમાં ભૂજ તાલુકાના ધાર્ણેટી ગામે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત અને આઠ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે આઇશર મીની ટ્રક અને મારૂતિની ઇકોવાન સામસામે અથડાતાં આ દુર્ઘટના સર્જાઇ હતી

જનરલ હોસ્પિટલમાં ઘાયલને સારવાર માટે દાખલ કરાયા છે તો બીજી બાજુ કચ્છ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી છે સતાધાર મગચ્છ ગીર જંગલમાં સતાધાર પાસે આવેલા અંબાજળ ડેમમાં ન્હાવા પડેલ પ્રૌઢ વ્યક્તિને મગરમચ્છે ફાડી ખાતા મોત નિપજ્યું છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે ઉપલેટાની રહેવાસી આ વ્યક્તિ તેના પુત્રએ શાકભાજીનું વાવેતર અહીં કર્યું હોવાથી સતાધાર આવી હતી વિસાવદર રેન્જના સુવારડી નેસ પાસેથી રેસ્કયુ કરી મૃતદેહના અવશેષ બહાર કઢાયા હોવાનું વનવિભાગના અધિકારીએ જણાવ્યું છે

આ પ્રસંગે આચાર્ય કમલાકર ઘોટટેએ જણાવ્યું હતું કે અહીંથી શિક્ષણ લઇ સારી કારકિર્દી બનાવનાર અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થી આ સંસ્થા સાથે લાગણીથી જોડાયેલા છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા અરવલ્લી જિલ્લા કલેક્ટર નાગરાજને કહ્યું હતું કે અંતરિયાળ ક્ષેત્રમાં ઉત્તમ શિક્ષણનો બંદોબસ્ત કરવા માટે ખોલાયેલા નવોદય વિદ્યાલયોને લીધે અનેક ગરીબ પરિવારના બાળક ભણીગણી આગળ આવ્યા છે આદિવાસી કલાકારો સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે મધ્યપ્રદેશના છીંદવાડાના કલાકારો દ્વારા તેમના પારંપરિક લોકનૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી આ પારંપરિક નૃત્ય મધ્યપ્રદેસનું પ્રમુખ આદિવાસી નૃત્ય છે આ નૃત્ય રક્ષાબંધન નુતનવર્ષ સહિતના તહેવારોમાં ખુશી વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે આ નૃત્યમાં પાંચ વર્ષથી ચાલીસ વર્ષ સુધીના કલાકારો ભાગ લે છે અને તેમાં દેશપ્રેમની ભાવના પણ જોવા મળે છે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓએ પણ આ લોકનૃત્યનો લ્હાવો લીધો હતો સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા